વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલ નિર્ણયોમાં આ એક મહત્વપૂર્ણ શરૂઆત છે તેમણે જણાવ્યું કે જયારે સરકાર ભાવ વધારે છે ત્યારે બજારમાં આની સકારાત્મક અસર દેખાય છે

સત્ર દરમિયાન સંસદના બંને ગૃહોની કામગીરી સરળતાથી સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા થશે

કોવિડ સક્રિય કેસ દેશમાં સતત ઘટતા રહ્યા છે

હર્ષવર્ધને કહ્યું છે કે રસીકરણ કાર્યક્રમ વિશે સાચી માહિતી ફેલાવવા અને અફવાઓ દૂર કરવા માટે રસી લીધી હોય તે લોકો મહત્વપૂર્ણ છે

તેમણે જણાવ્યું કે કોવિડને રોગયાળો જાહેર કરવામાં આવ્યો ત્યારથી આ રોગનો ફેલાવો ડામવા માંદગી અટકાવવા અને મૃત્યુ ઘટાડવાના સામૂહિક પ્રયત્નોની લડત લડવામાં આવી હતી ઝડપથી વિકસતા રોગયાળા દરમિયાન તમામ સભ્ય દેશોની ભૂમિકાની પ્રશંસા કરતાં ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે ચાલી રહેલા સંકટ વચ્ચે કડક પરિશ્રમથી અસંખ્ય લોકોનું જીવન બયાવેલ છે

જેમણે પ્રથમ હપ્તાનો ઉપયોગ કરી પ્રમાણપત્ર જમા કરાવેલ છે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

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મરીના બીચના કાંઠે સ્થિત નવ એકર જમીન પર ભવ્ય સ્મારક બનાવવામાં આવ્યું છે ફીનીક્સ પંખી આકારના મેમોરિયલમાં જયલલિતા અને એમ જી રામચન્દ્રનની પ્રતિમા અને ફવારો મહત્વનું આકર્ષણ છે

આ કાર્યક્રમમાં એઆઈએડીએમકેના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આકસ્મિક રીતે દિવંગત મુખ્યમંત્રી જયલલિતાના વિશ્વાસુ વી કે શશીકલાને આજે પરપ્પા અગ્રહરામ જેલમાંથી મુકત કરવામાં આ વ્યાં છે

આ એવોર્ડ આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાં પુરુષ અને સ્ત્રી બંને ક્રિકેટરોના શ્રેષ્ઠ પ્રદર્શનને માન્યતા આપે છે અને તેમનું સન્માન કરે છે

ડાવોસમાં આયોજીત આ સંવાદમાં ઉદ્યોગ જગતના ચારસોથી વધુ નેતાઓની ઉપસ્થિતિમાં યોથી ઔદ્યોગિક ક્રાંતિ માનવતાની ભલાઇ માટે ઉદ્યોગોનો ઉપયોગ આ વિષય પર ભાષણ આપશે શ્રી મોદી કાર્યક્રમ દરમિયાન મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે વાત કરશે કોરોના કાળ બાદ આ વિશ્વ આર્થિક ફોરમના સંવાદનું આયોજન કરવામાં આવ્યું છે

આ પ્રસંગે રક્ષામંત્રી સૈન્ય વડા અને સેનાની ત્રણેય પાંખના વડા હાજર રહેશે

ગઈકાલે ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસામાં થયેલા નુકસાનની તેમણે વિગતો મેળવી અને આકારણી કરી હતી શ્રી પટેલ સાથે તેમના મંત્રાલય અને ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હતા બાદમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી પટેલે જણાવ્યું કે તેમણે અધિકારીઓને આ સંદર્ભે રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે જેથી તે ગૃહ મંત્રાલયને મોકલી શકાય

કેન્દ્રીય વીજ મંત્રાલયે કહ્યું છે કે ભારત અને આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના સભ્યોએ પરસ્પર વિશ્વાસ અને સહયોગને મજબૂત કરવા અને વૈશ્વિક ઊર્જા સુરક્ષા સ્થિરતા અને ટકાઉપણું વધારવા માટે વ્યૂહાત્મક ભાગીદારીના માળખા પર આજે સહી કરી છે

વીજ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે વ્યૂહાત્મક ભાગીદારી અંગેનો નિર્ણય બંને સંયુક્ત રીતે લેશે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી સચિવાલય ભારતમાં સહકારી પ્રવૃત્તિઓના અમલીકરણ માટે અને એજન્સી અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા માટે વધુ સરળ ચર્ચા કરશે